જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક ઉપર પપ પોઇન્ટનું સાત ટકા નોંધાયું છે

ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારોનું ભાવિ જેમાં સીલ થયું છે તે તમામ ઈવીએમ ભરૂચની પોલિટેકનીક કોલેજ ખાતે સુરક્ષીત રખાયા છે સ્ટ્રોંગ રૂમ ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે

કચ્છ લોકસભા બેઠક પર પણ ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ બુથો ઈવીએમ મશીનો સુસ્ત સુરક્ષા વચ્ચે ભુજ એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા હતા

પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે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

કાર્ડ સાથે રાખવાનું રહેશે

મહિસાગર જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ આર

ઠક્કરે શાંતિપૂર્ણ પરીક્ષાના આયોજન માટે કેટલીક સૂચનાઓ જાહેરનામા દ્વારા બહાર પાડી છે તેમણે પરિક્ષાર્થીઓને શાંતિમય અને સૌહાર્દપૂર્ણ રીતે પરિક્ષા આપવા અનુરોધ કર્યો છે રાજકોટ પોલીસ કમિશનરે પણ ગુટકેટ પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો આસપાસ પ્રતિબંધક હુકમો જારેર કર્યા છે પશ્ચિમ રેલવાના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક તરીકે શ્રી પ્રતિક ગોસ્વામીએ કાર્યભાર સંભાળ્યો છે

તેઓ રેલવેમાં મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરી ચૂક્યા છે

આ માછીમારોને વાઘા બોર્ડરે ભારતને સોંપાયા હતા અમારા જૂનાગઢના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં વેરાવળ મત્સ્યવિભાગના નિયામક તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલ ભારતીય માછીમારો ગોલ્ડન એકસપ્રેસ ટ્રેન દ્વારા આજે રાતના એક વાગ્યે વડોદરા આવી પહોંચશે તેઓને બે બસ દ્વારા આવતીકાલે સવારે વેળાવળ લઇ જવાશે અને તેમના પરિવારોને સોંપવામાં આવશે

તેમણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા

અમદાવાદ હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ માટે ઔરન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધતી ગરમી સામે રક્ષણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ

ની વ્યવસ્થા કરવામાં આવી છે

તમામ આંગણવાડીઓમાં ઓ

પેકેટ ઉપલબ્ધ કરાવાશે એસ્ટેટ વિભાગ દ્વારા તમામ બાંધકામ સાઇટ પર પીવાના પાણીની વ્યવસ્થા રહે તે સુનિશ્ચિત કરાશે

ના તમામ ડેપો પર પીવાનું પાણીની વ્યવસ્થા કરાશે તમામ બી આર ટી એસ બસ સ્ટેન્ડ પર ઓ આર એસ પેકેટનું વિતરણ કરાશે

દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ગરમીથી બચવા લોકોને વધુ પ્રમાણમાં પાણી છાશ તથા પ્રવાહીનું સેવન કરવા અપીલ કરાઈ છે આ સાથે હળવા રંગના કપડાં પહેરવા તડકામાં ફરવાનું ટાળવું જેથી તકેદારી રાખવા પણ જણાવાયું છે

નવસારી જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા આચાર્યસંધ શિક્ષકસંધ અને વહીવટી સંધ દ્વારા માનવતાના ધોરણે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં મધર કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિઘાર્થીઓનો જે તે વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય ત્યારે ઉપયોગમાં લીધેલ પુસ્તકો નોટબુકો વગેરે જેવી પસ્તી શાળા ખાતે દાન લઇ તેના ઘ્વારા થતી આવક આ ટ્રસ્ટમાં જમા કરાવી તેનો ઉપયોગ જિલ્લાના અનાથ દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વિઘાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉપયોગમાં લેવાના આશયથી પસ્તી તે પુનરૂથ્થાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે

આ પ્રસંગે જાગૃતિ વિદ્યાલય બી સી

પહેલી મે એ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પો કાર્યરત કરાશે આ પાંચ પ્રકલ્પોનો અમલ યુનિવર્સિટી સ્થિત ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં કરવામાં આવશે

મોરલ વેલ્યુઝ પર વ્યાખ્યાન સેમિનારનું આયોજન કરાશે વર્ષમાં બે સ્પોર્ટ્સ એક્ટિવીટીઝનું આયોજન કરાશે પ્લાસ્ટીક ફી કેમ્પસ અને વ્યવસન મુક્તિ પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ભાવનગરના સિહોર તાલુકાના ઘાંઘળી ગામની સીમ ખાતેની વાડીમાં ઝુપડામાં નીદ્રાંધીન પતિ પત્ની પર પાંચ અજાણાય શખ્સોએ હુમલો કર્યો હતો અજાણ્યા શખ્સોએ પત્નીને માર મારી બાંધી દીધા હતા જ્યારે પતિને માથાના ભાગે ધારીયાના ઘા મારી લોહીયાળ ઈજાઓ પહોંચાડી હતી હુમલાખોરો પત્નીએ પહેરેલા આશરે બે કિલોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા ગંભીર રીતે ઘાયલ પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું

રાજય સરકાર અને ધરમપુર શ્રીમદ રાજ સેવા સંસ્થાન દ્વારા આ નાટક યોજાયું હતું